પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ઃ આઠ જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહત અને પાંચ જિલ્લામાં નવા બહ્માળી શેડ સહિત આદર્શ ઔધ્યોગિક વસાહત બાંધવાની જાહેરાત રાજ્ય સરકારે કરી ઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ઉત્તમ કાયદો વ્યવસ્થા વિકાસની પ્રાથમિક શરત હોવાથી સૌની સલામતી ભાજપ સરકારની અગ્રતા છે

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર અને અદાણી પોર્ટ એન્ડ એસ ઇ

સમજૂતી કરાર ઉપર રાજ્ય સરકાર વતી અધિક મુખ્ય સચિવ એમ

ગુજરાતના તમામ મુખ્ય બંદરો સાથે રેલ્વે સડક અને હવાઈ માર્ગે સીધું જોડાણ આ અદ્યતન લોજિસ્ટિક પાર્કથી ઉપલબ્ધ બનશે

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયોલિન્ક વડે જી

ડી સી

ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે

વસાહતોથી જલોત્રા બનાસકાંઠાનો માર્બલ કટીંગ પોલીશીંગ ઉદ્યોગ જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોરબીનો સિરામિક ઉદ્યોગ કડજોદરા ગાંધીનગરનો ફૂડ એગ્રો ઉદ્યોગ પાટણનો ઓટો એસિલરી ઉદ્યોગ નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઊદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે

ગાંધીનગર ખાતે ગૃહ ખાતાની કામગીરીથી પત્રકારોને વાકેફ કરતી વખતે તેમણે આમ જણાવ્યુ હતું પોલીસ ખાતામાં આર આર સેલ બંધ કરવા જેવી મહત્વની જાહેરાત કરવા સાથે તેમણે ઉમેર્થું હતું કે ભષ્ટ્રાચાર નાથવા માટે એ

બીને ટેકનોલોજીકલ અપગ્રેડેશન વડે મજબૂત કરાશે

પ્રથમ તબબકમાં આરોગ્યકર્મીયોને રસી આપવામાં આવી રહી છે રસી લીધા બાદ પ્રતીભાવ આપતા પાટણના ધારપુર જનરલ હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડૉ યોગેશાનંદ ગોસ્વામીએ લોકોને રસી લેવા અનુરોધ કર્યો સાથે જ રસીને લગતી કોઈ ખોટી અફવા અંગે ધ્યાન ન આપવા અપીલ કરી

પોરબંદર વન વિભાગના અધિકારી ડી

પાંચ સિંહ બાળને પણ તેની માતા સાથે બરડાના જીનપૂલમાં ખસેડવામાં આવ્યા છે

પરાક્રમ દિવસ રાજ્ય આઝાદીની ચળવળમાં આગવું સ્થાન ધરાવતાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની આવતીકાલે બારડોલી તાલુકાના હરિપુરા ખાતે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સુભાષબાબુની જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવાનું આયોજન થયું છે

તે વખતનાં વાંસદાતા રાજા ઇન્દ્રસિંહજીએ નેતાજીના સ્વાગતમાં રથ તૈયાર કરીને હરિપુરા ગામે મોકલ્યો હતો જેમાં બેસીને નેતાજી અધિવેશનમાં આપ્યા હતા

જેમાં પ્રદેશ અગ્રણી પ્રભુભાઈ મકવાણા પી કે પરમાર અને ચેતનભાઈ શેઠ સહિતના આગેવાનો હાજર હતા ગ્રામ્ય વિસ્તારોમાંથી અનુસૂચિત જાતિના નવયુવાનો પણ સારી સંખ્યામાં હાજર રહયા હતા ઉપસ્થિત મહાનુભાવોએ પાર્ટીની અનેક વાતો કરી સોને માર્ગદર્શન આપ્યું હતું

સંદીપ ગુપ્તા દુબઈથી પરત આવતા એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી